તેમણે જણાવ્યું છે કે આઇ ટી રિટર્ન મોર્ગેજકે જી એસ ટી નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ઘિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે દેશના અર્થતંત્રને ફાઇવ દ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના ફાથ સુધી ઘિરાણ મુડી પહોચે તે આવશ્યક છે

નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રફીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સફાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સફયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું ફતું આ સંદર્ભમાં તેમણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ઘિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી ફતી

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્યની કો ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ઘિરાણ આપ્યું છે સામાન્ય માણસોના ફાથમાં મુડી પફોચતા તેઓ બે પાંદડે થશે

કે ની અધ્યક્ષતા ફેઠળ બેઠક યોજાઇ ફતી કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રસુતા માતા અને નવજાત બાળક પ્રત્યે અભિયાન નફીં સંવેદનાનો અભિગમ કેળવીએ

દર બુધવારે દરેક ગામમાં અને અને દર સોમવારે પીએચસી પર મમતા દિવસમાં સગર્ભા અને ધાત્રી માતાઓ પાંચ વર્ષથી નાના બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય માટે લાગણી રાખી પરિણામલક્ષી કામગીરી કરી સમાજમાં ઉમદા યોગદાન આપવા અનુરોધ કરાયો ફતો

દરમિયાન ભુજ નગર સેવાસદન દ્વારા સફાઇ અભિયાન ફાથ ધરવામાં આવ્યું ફતું

અદાણી સંચાલિત જી

જનરલ ફોસ્પિટલના આ સંદેશામાં કચ્છની જુદી જુદી સંસ્થાઓ લોકોને એચ

વી સામે જાગૃત કરે અને તેની ઉત્પતિ અને ફેલાવા વિશે માહિતગાર કરે તો આ ક્ષેત્રે ઘણો સુધારો આવી શકે એવો અનુરોધ કરાયો હતો

કર્મચારી બાબતોના મંત્રી ડૉ

આ ઉપરાંત થર યથાવત હોવા છતાં પવનની ઝડપ ઘટ ઠંડીમાં રાફત અનુભવાઈ ફતી